જેમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉપસ્થિતોને સંબોધન પણ કર્યુ હતુ આ પ્રસંગે શ્રી રૂપાણીએ એકલ વિદ્યાલયને સહકાર આપવાની ખાતરી આપી હતી અને ઓછા ખર્ચે ચાલતા આવા વિદ્યાલયોની હિમાયત કરી હતી પત્રકારો સાથે વાત કરતા શ્રી રૂપાણીએ દુષ્કર્મના આરોપીઓને સખતમાં સખત સજા થાય તથા બિનસચિવાલયના પરીક્ષાર્થીઓ સાથે કોઇપણ પ્રકારનો અન્યાય ન થાય અને તેમને ન્યાય મળે તે ઉદેશથી સીટની રચના કરવામાં આવી છે અને તેના રિપોર્ટ બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું આ બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો થતા યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં લેવા માં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે

આંબેડકર બંધારણના ઘડવૈયા ડૉકટર ભીમરાવ આંબેડકરની પુસ્યતિથી નિમિતે આજે રાજયભરમાં સદગતની પ્રતિમાને પુષ્પાંજલિના વિવિધ કાર્યક્રમો યોજાયા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત સહિત શહેરોનગરો અને ગામોમાં શ્રધ્ધાજલિ કાર્યક્રમો યોજાયા હતા વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા ડૉકટર આંબેડકરની પ્રતિમાને ક્રલહાર કરાયા હતા ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણમાં આવેલી પ્રતિમાને માળા અર્પણ કરવામાં આવી હતી આ નિમિતે વિવિધ સ્થળે રેલીનુ તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ પાટણના બગવાડા દરવાજા ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઇ હતીતથા સિવિલ હોસ્પીટલમાં ફળોનુ વિતરણ કરાયુ હતુ વડોદરામાં આજે સ્વયમ્ સૈનિકદળ દ્વારા છાણી જકાત નાકાથી નવલખી મેદાન સુધી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બાઇક ચાલકોજોડાયા હતા રેલી દરમિયાન યુવાનોએ જય ભીમના નારા લગાવ્યાહતા

ઉપરાષ્ટ્રપતિની કચ્છની મુલાકાત નક્કી થઇ ચૂકી હોવાથી વહીવટી તંત્ર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી રવિવારે ભુજના હવાઇ મથકે આવી ભુજથી હેલિકોપ્ટર મારફતે તેઓ ધોરડો પહોંચશે અને રાત્રે રોકાણ પણ કરશે અકસ્માત મોત ભાવનગરમાં કાર રાકકાની કેનાલમાં ખાબકતા માતા પુત્રીના ડુબી જતા મોત નીપજયા છે જયારે ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કર્યો છે

જયારે ઇજાગ્રસ્ત જગદીપભાઇને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પીટલમાં ખસેડાયેલ છે

મેળામાં રાજથાનમહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત રાજયોમાંથી લાખો શ્રધ્ધાળુઓ દશનાર્થે ઉમટે છે

અંધજન પ્રજ્ઞાયક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા અને રાષ્ટ્રીય અંધ જન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે ત્રીજી ડીસેમ્બર થી ત્રિ દિવસીય અનોખું ઉડાન અમારું વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

સાથોસાથ શહેરના પ્રબુધ્ધ નાગરિકોએ આ વિશિષ્ટ પ્રદર્શનની મુલાકાત લઇ પ્રજ્ઞાયક્ષુ વ્યક્તિઓની આવડતને બિરદાવી હતી